પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચ છે

સૌરાષ્ટ્ર માં ગીર માંથી નીકળતી તમામ નદી માં ઘોડાપૂર ને લીધે વહેણ માં આવતા અનેક ગામડા જળ બંબાકાર બન્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પોલિસ સેવા ના તાલીમી અધિકારીઓ શીખ આપી કે લોકસેવા ના અવસર તરીકે નોકરી કરજો ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલે કહ્યું રૂપાણી સરકાર ના મંત્રી સાથે કમલમ માં સીધો સંવાદ યોજાતા કાર્યકર્તા ની વ્યથાનું નિરાકરણ ઝડપથી આવશે

જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા મોરબી અને કચ્છમાં ખૂબ ભારે વરસાદની અગાહી છે તો ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લા માટે આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ વડોદરા મહીસાગર અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે

જળબંબાકાર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની સ્થિતિ બીજા દિવસે પણ ચાલુ રહેતા મોટાભાગના ડેમ છલકાયાં છે અને કચ્છના અંતરિયાળ ગામડામાં અભૂતપૂર્વ વરસાદને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના સમાચાર છે

કડી પંથકમાં અતિવૃષ્ટિથી ઊભી થયેલી પરિસ્થિતીથી વાકેફ થવા માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ત્યાંની મુલાકાત લીધી હતી

કચ્છ સિંચાઇ વર્તુળના કાર્યપાલક ઇજનેર એ

કચ્છ બોર્ડરને જોડતો લખપત ગુનેરી માર્ગ ભારે વરસાદને કારણે આજે ક્ષતિગ્રસ્ત થયો છે તેમજ ભારે વરસાદને કારણે કચ્છના ગ્રામીણ વિસ્તારોને જોડતા પંદર રસ્તાઓ છેલ્લા છ કલાકથી બંધ છે મોરબી જિલ્લા કલેક્ટર જે

ડી

ની ટુકડી ત્યાં રવાના કરવામાં આવી છે

જામનગર પંથકમાં ધ્રોલ જોડિયા અને કાલાવડમાં વરસાદી પાણી ભરાયા છે તો રંગમતી નદીમાં ઘોડાપૂર આવતા દરેડ ગામમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર ડૂબી ગયું છે ગીર સોમનાથ જિલ્લામાં કપિલા નદીનું પૂર વેરાવળ કોડીનાર હાઈવે ઉપર ફરી વળતા ટ્રાફિક જામ થયો છે ફીરણ નદી ઉપર જામવાળા નજીક આવેલો હિરણ બે ડેમ ફરીથી ઓવર ફ્લો થતા કોડીનાર આસપાસના ગામડામાં પાણી ધુસ્યાં છે ગીર જંગલમાં પડેલા ભારે વરસાદને પગલે માંગરોળ પંથકમાં ઘેડના અનેક ગામ બેટમાં ફેરવાઇ ગયા હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

જોડિયા બંદર તરફ વહેણ ધરાવતી ઠેબી સહિતની નદીઓ મોરબી પંથકમાં અતિભારે વરસાદને પગલે બે કાંઠે વહી રહી છે અને જોડિયા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ છે અમરેલી રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદને પગલે ખોડિયાર ડેમ સહિતના જળાશય છલકાયાં છે

અરવલ્લીમાં મોડાસા તાલુકાના મુલોજ ગામે ચેક ડેમમાં એક વ્યક્તિ ડૂબી મોત નિપજ્યું છે નવસારી શહેરમાં શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓને નુકશાન થયું છે

છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર નજીક ભારજ નદી ઉપર આવેલ સુખી ડેમ ઓવરફ્લો થયો છે અને તેનું પાણી ઓરસંગ નદીના વહેણમાં ભળતું હોવાથી કાંઠાના ગામડાને ચેતવણી અપાઈ છે

મહેસાણા શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કુમાર મોડલ શાળામાં રખાયેલા સ્થળાંરીત નાગરિકોને મળ્યા હતા મહેસાણા ઉપરાંત કડી બેચરાજી અને જોટાણામાં ભારે વરસાદ થયો હોવાથી લોકો ને મદદરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરી હતી વરસાદ પછી વિવિધ પ્રકારનો રોગયાળો ફાટી નીકળે નહીં તે માટે દવા છંટકાવ અને ક્લોરીનેશન સહિત કામગીરી હાથ ધરવા પણ તેમણે તંત્ર ને કહ્યું છે

આ પ્રસંગે શ્રી રૂપાણીએ યુવા અધિકારીઓએ ને શીખ આપી હતી કે કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે તેમને જનસેવાનો જે અવસર મળ્યો છે તેને દીપાવજો આ અધિકારીઓ તારીખ પહેલી સપ્ટેમ્બરથી ભરૂચ જૂનાગઢ મોરબી ખેડા વડોદરા ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્યઅને ભાવનગરમાં હાજર થવાના છે

પાટીલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી

આ પ્રકારની વ્યવસ્થાથી ચોક્કસપણે કાર્યકર્તાઓની વ્યથાનું નિરાકરણ ઝડપથી આવી શકશે આ વ્યવસ્થા અંતર્ગત આજે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના કેબનેટ મંત્રી કૌશિકભાઈ પટેલે ભાજપા કાર્યકર્તાઓની રજૂઆત સાંભળી હતી આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી

પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા ગુજકેટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે રાજ્યભરના જિલ્લા કેન્દ્રોથી ગુજકેટથી પરીક્ષા લેવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ત્રણ વાર ગુજકેટ મોફૂફ રહ્યા બાદ આજે આ પરીક્ષા લેવામાં આવી છે વિદ્યાર્થીઓએ કોરોના અંગેની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના યુસ્ત પાલન સાથે ગુજકેટ પરીક્ષા આપી છે પરીક્ષામાં તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા હતા શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી હતી સોસીયલ ડિસ્ટસિંગ સાથે ટેમ્પરેચર ચેક કરી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા